ભાજપના અધ્યક્ષ અમિત શાહે બિહારના સીતામઢી અને સરનમાં તેમજ ઉત્તરપ્રદેશના મોહનલાલગંજ તથા બારાબાંકીમાં જાહેરસભાઓ યોજી હતી કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના બહરાઇચમાં રેલી સંબોધી હતી તથા ધૌરાહરામાં રોડ શો યોજયો હતો

ના વડા માયાવતીએ રાજસ્થાનના અલવર તથા ભરતપુરમાં રેલીઓ યોજી હતી